પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુધ્ધ સ્મારક ખાતે જઇને શહિદ વિરોને અંજલી આપી હતી ૈ ને તે સાથે જ પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો આરંભ થયો હતો વિજય યોકથી શરૂ થયેલી પરેડ રાજપથ માર્ગ પરથી લાલ કિલ્લા તરફ ગઇ હતી

કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે કાશ્મીરે પરેડમાં પ્રથમ વાર ભાગ લીધો હવાઇદળમાં તાજેતરમાં સમાવવામાં આવેલા ચીનુક ને પાચે હેલીકોપ્ટરો ને સુખોઇ વિમાનો દ્વારા યોજાયલી ફલાઇ પાસ્ટ લોકોના આકર્ષણનુ કેન્દ્ર બની હતી

રાજ્યકક્ષાનો સમારોહ રાજકોટમાં યોજાયો જ્યાં રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ રાષ્ટ્રગીતની ગૌરવશાળી ધૂન ૈ ને ફેલિકોપ્ટરમાં પુષ્પવર્ષા વય્યે રાષ્ટ્રીય તિરંગો લહેરાવ્યો આ પ્રસંગે મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીએ પણ લોકોનું ભિવાદન ઝીલ્યું હતું ગણતંત્ર દિવસના આ મુખ્ય સમારોહનો નજારો માણવા ફજારોની સંખ્યામાં રંગીલા રાજકોટના નગરજનો રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડયા હતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉન્નત ભારતના ગૌરવ સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી

આ પ્રસંગે રાજયનાં શ્રમ અને રોજગાર આપત્તિ વ્યવસ્થાપન યાત્રાધામ વિકાસ તથા કચ્છના પ્રભારી મંત્રી દિલીપક્રમાર ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન બાદ પ્રભારીમંત્રીશ્રી ઠાકોરે પરેડનું નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું આ પ્રસંગે તેમણે કચ્છની ખમીરવંતી પ્રજા કુદરતી આપત્તિઓમાંથી ઝડપભેર ફરી પાછી બેઠી થવાની હિંમત ધરાવે છે તેમ જણાવી સ્મૃતિવનના નિર્માણ જિલ્લાનો પ્રવાસન અને કૃષિ ક્ષેત્રે વિકાસ સહિતના આયામોને પ્રજા સમક્ષ મૂક્યાં હતા

આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા ભારતની સંસ્કૃતિ અને વિવિધ રમતો અને દેશપ્રેમના નૃત્યની કૃતિઓ પ્રસ્તુત કરાઇ હતી પ્રભારીમંત્રીશ્રીના હસ્તે જિલ્લા કલેકટર પ્રવિણા ડી કે

નો ચેક અર્પણ કરાયો હતો